લોકસભામાં રાષ્ટ્રપિતાના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો ઉત્તર આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી અને તેમની સરકાર ભ્રષ્ટાચાર વિરોધી તેમની લડાઈ ચાલુ રાખશે તેમણે કહ્યું કે બ્રષ્ટાચાર વિરોધી તેમની લડાઈ ઈમાનદારી નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ રીતે ચાલુ રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સશક્ત સુરક્ષિત વિકસીત અને સમાવિષ્ટ રાષ્ટ્રના સપનાને પુરું કરવા માટે સરકાર અને વિપક્ષને એક સાથે મળીને કામ કરવું પડશે શ્રી મોદીએ કહ્યું કે ઘણા વર્ષો પછી દેશની નતાએ એકતરફી મતદાન કરીને એનડીએ સરકારને બીજીવાર ચૂંટી છે પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ચૂંટણીને હાર અને જીતના રૂપમાં નહીં પણ એકસો ત્રીસ કરોડ ભારતીયોની સેવા કરવાના અવસરના સ્વરૂપમાં જોય છે પ્રધાનમંત્રી એનડીએ સરકારે દિશા પરિવર્તન કર્યા વગર સમાન ગતિથી સાચી દિશામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે તેમ ઉમેર્યુ હતું તેમણે કહ્યું કે દેશ પ્રગતિ કરે અને ભારતીય અસશક્ત બને તે મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રીએ બધા સાંસદો અને સ્વયંસેવી સંગઠનો સાથે ગંભીર જળસંટકની સામે જળ સંરક્ષણની આવશ્યકતા વિશે જાગૃતિ વધારવા અને તેમાં સામેલ થવા અનુરોધ કર્યો હતો

અને સરળતાથી સીએનજી ઉપલબ્ધ થાય તેવો જનહિતલક્ષી નિર્ણય લેવાયો છે

સ્વચ્છ સ્વસ્થ ગુજરાત માટે પર્યાવરણ પ્રિય પ્રદ્વષણ મુક્ત પરિવહન સેવાની સંકલ્પના સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે આ યોજના હેઠળ રાજ્યના વિવિધ શહેરો ધોરી માર્ગો પર સીએનજી સ્ટેશન શરૂ કરવા પ્રોત્સાહન અપાશે હાલ હયાત પેટ્રોલ પંપ ધારોકેન સીએનજી પંપ શરૂ કરવા કોઈ વધારાની પરવાનગી લેવાની રેહશે નહીં

જિલ્લાના વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાલાસર સહિતના આસપાસના ગામોના ગાજવીજ સાથે વરસાદ થવાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા પ્રાંથણ વિસ્તારમાં બેલા જાટાવાડા મૌવાણા સહિતના ગામે પણ ગાજવીજ સાથે વરસદા થયો હતો રાપર સહિત વાગડ વિસ્તારમાં મેઘરાજાની શુકનવંતી પધરામણીને લીધે લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે રાપર તાલુકાના ગેડી કલ્યાણપુર સલારી નંદાસર રવ ત્રંબૌ રામવાવ નીલપર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલો સાંપડ્યા છે ત્યારે ધરતીપુત્રો વાવણીલાયક વરસાદને પગલે બિયારણ ખરીદી સહિતના વાવણીકાર્યમાં વ્યસ્ત બન્યા છે આ વરસાદથી મગ બાજરી મઠ ગુવાર તલ જુવાર એરંડા સહિતના પાકના વાવેતરમાં ધરતીપુત્રો લાગી ગયા છે તો નખત્રાણા તલ્લાકામાં પણ બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે તાલુકાના આમારા ઉગેડી વિગોડી ધામાય મંગવાણા નેત્રા રામપર મેઘપર રવાપર સહિતના ગામોમાં વરસાદથી ગામના ખેતરો રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા તો ઘણા તળાવો ચેકડેમોમાં નવા નીર આવ્યા છે લખપત તાલુકાના માતાનામઢ આસપાસના ગામોમાં પણ વરસાદી ઝાપટા થયા હતા માંડવી તાલુકાના દરશડી મુંદરાના વાંકી પત્રી વગેરે ગામોમાં હળવા ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ છે ગઈકાલે સમી સાંજે રણકાંધીના ખાવડા પંથકમાં પણ મેઘમહેર થઈ હતી કાળાડુંગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હતા તો સરહદી કુરનની નદીમાં પાલર પાણીની આવક શરૂ થઈ હતી

તેને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ સામે બાકીના બંને મુકાબલા જીતવા જરૂરી છે